રાજ્યમાં વરસાદવાળા વિવિધ વિસ્તારોમાં એન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટની સર્વગ્રાહી કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિશ્વ પ્રવાસન ધામ તરીકે વિકાસ થઇ રહ્યો છે ત્યારે વડોદરાથી કેવડીયાની રેલવે કનેક્ટીવીટી માટે રાજ્યસરકારે જમીન સંપાદન અંગે તેમજ અન્ય સહયોગ આપ્યો છે તે અંગેની વિગતો બેઠકમાં મેળવી હતી

સુરત વલસાડ ડાંગ અને રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે રાજકોટમાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ થયો છે

જ્યારે ગિરમાળ અને ગીરાધોધ રૌદ્ર સ્વરૂપે પડી રહ્યો છે

સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે સતત આજે ત્રીજા દિવસે રાંદેર કતારગામને જોડતા કોઝ વેને બંધ રાખવામાં આવ્યો છે

મહુવા તાલુકાના ગામોમાંથી પસાર થતી ઓલણઅંબિકાપૂર્ણા અને કાવેરી નદીઓમાં નવા નીર આવ્યા છે અને બે કાંઠે છલકાઇ રહી છે અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે વલ્લભીપુરમાં સાત ઇંચ ઉમરાળામાં પોણા પાંચ ઇંચ ભાવનગર મહુવા ગારીયાધારમાં એક એક ઇંચ વરસાદ થયો છે નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે નર્મદા જિલ્લામાં પણ સતત વરસાદ વરસવાના અહેવાલ છે નાંદોદ તાલુકામાં સિઝનનો સૌથી વ્ધુ સવા ત્રણ ઇંચ વરસાદ થયો છે નર્મદા જિલ્લામાં નર્મદા બંધ સિવાયના તમામ ડેમોની સપાટીમાં ક્રમશઃ વધારો નોંધાયો છે

ભારે વરસાદને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાનો રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસેનો હાઇવે રોડ ધોવાઇ ગયો છે

જામનગરમાં થયેલા વરસાદને કારણે વિવિધ ડેમોમાં પાણીની આવકમાં વધારો થયો છે

સી એફ ટી નવા પાણીની આવક થઇ છે

આજી ન્યારી અને ભાદર ડેમમાં નવા પાણીની આવક થઈ છે

ગિરનારની પહાડીઓમાં ભારે વરસાદના અહેવાલ છે આ ઉપરાંત નરસિંહ તળાવમાં નવા નીરની આવક થઈ છે

એ દરમ્યાન તેમની બોટ ઉધી વળી જતા છ પૈકી ચાર યુવાનો તરીને કિનારે આવી ગયા હતા જ્યારે બે યુવાનોનો કોઈ પત્તો લાગ્યો ન હતો તંત્રે બચાવ કામગીરી હાથ ધરી હતી કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પણ બચાવ કામગીરિમાં જોડાયું હતું ઉપરાંત એનડીઆરએફની ટીમ પણ બચાવ કામગીરી કરી રહી છે લાપત્તા યુવાનોનો કોઇ પત્તો હજુ સુધી લાગ્યો નથી

દરિયામાં પવન અને મોજા હોવાથી બોટ કાઠે લાંગરી સકતી ન હોવાથી અને યાત્રિકોની સલામતીને લઇને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો હતો વિઠ્ઠલભાઇ રાદડીયા અંતિમયાત્રા સૌરાષ્ટ્રના અંગ્રણી ખેડૂત નેતા અને પૂર્વ સંસદસભ્ય શ્રી વિક્રલભાઇ રાદડીયાને પાર્થિવ દેહને તેમના પુત્ર જયેશ રાદડીયાએ મુખાગ્નિ આપતા જ વિક્રલભાઇ રાદડીયાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો ગઇકાલે અમદાવાદની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું જામકંડોરણા મહિલા છાત્રાલય ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો અંતિમ દર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના નિવાસસ્થાન જામકંડોરણા ખાતે લઇ જવામાં આવ્યો હતો તેમના નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં

વિક્રલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને શ્રદ્વાસુમન અર્પણ કરી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી

એમ

એમ

જેમાં કોંપ્રેસના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં

પખવાડિયા દરમ્યાન પ્રત્યેક દિવસ નિયત થયેલ થીમ મુજબ ઉજવણી કરવામાં આવશે મહિલા સશક્તિકરણ પખવાડિયાનું રાજ્યના તમામ જિલ્લા તાલુકા અને નગરપાલિકા તેમજ ગ્રામ્ય કક્ષાએ પણ આયોજન કરવામાં આવશે

આ સમારોહમાં પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે અને નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ઓપન સ્કૂલીંગના પ્રોફેસર ચંદ્રભૂષણ શર્મા પણ ખાસ ઉપસ્થિત રહેશે